આ પરિષદમાં શ્રી રૂપાણીએ સર્વગ્રાહી વિકાસને જ એક માત્ર એજન્ડા તરીકે કેન્દ્રમાં રાખી પારદર્શિતાથી ભ્રષ્ટાચાર વિરૂધ્ધ ઝીરો ટોલરન્સ સાથે ફુલપ્રફ સિસ્ટમ ઊભી કરવા જિલ્લા તંત્રોને આહવાન કર્યું હતું શ્રી રૂપાણીએ જિલ્લા કક્ષાએ આપવાની થતી પરવાનગીઓ લાયસન્સ જેવી બાબતોનું લીસ્ટ તૈયાર કરી મહત્તમ સુવિધા ઓન લાઇન કરવા સિસ્ટમમાં બદલાવ લાવવા સી એમ

શ્રી રૂપાણીએ દુષ્કાળ અને વરસાદની સ્થિતીમાં જિલ્લા તંત્રની શ્રેષ્ઠ કામગીરીને બદલ અભિનંદન પાઠવ્યા હતા તેમણે જિલ્લા તંત્રવાહકો પ્રો એકટીવ રહી બધા જિલ્લા શ્રેષ્ઠ બનાવવાની દિશામાં કાર્યરત થાય તેવો અનુરોધ કર્યો હતો રાજ્યભરમાં ગઈકાલે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે હવામાન ખાતાએ આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે આખા ગુજરાતના દરિયાકાંઠે ઉંચા મોજા ઉછળવાની આગાહી હોવાથી માછીમારો સહિત તમામને દરિયાથી દૂર રહેવાની ચેતવણી અપાઇ છે

સતલાસણા ઉંઝા જોટાણા અને ચાણસ્મા તરફથી સારા વરસાદના સમાચાર આવી રહ્યા છે

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સારો વરસાદ ચોટીલા દસાડા ધ્રાંગધ્રા લખતર મૂળી સાયલા તથા વઢવાણમાં નોંધાયો છે જૂનાગઢમાં ઘોઘમાર વરસાદને પગલે ગિરનાર પર્વત ઉપર વહેતા ઝરણાં ભારે પાણી સાથે નાની નદીમાં ફેરવાયા હતા

કચ્છ જીલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ થયો છે લખપતના મુંદરા તથા ભચાઉમાં એક ઇંચ્ુ પાણી પડ્યું હોવાના અહેવાલ છે

કચ્છનું સફેદ રણ જળબંબાકાર થયું છે ઘોરડો ખાતે ઘુંટણ સમાણા પાણી ભરાતા ટ્રરીસ્ટ વોચ ટાવર ઉપરથી રણમાં જળનો વેભવ જોઇ શકાય છે અમરેલી પંથકમાં પણ હળવાથી ભારે ઝાપટાં પડ્યા છે પાટણ શહેર અને જિલ્લામાં ગઈકાલે ધીમી ધારે વરસાદ પડતા શરુ થયો હોવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ગણેશ ઉત્સવ માટે બંધાયાલા મંડપનું સુશોભન વરસાદને લીધે પલળી જતા આયોજકો મુશ્કેલીમાં મુકાયા હોય તેવા દેશ્યો ઠેરઠેર જોવા મળ્યા છે ભરુચમાં પણ ભારે ઉકળાટ બાદ વરસાદનું ધોધમાર આગમન થયું હોવાના અહેવાલ છે

મોરબીમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ જોરદાર વરસાદ પડ્યો હતો અને મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઇ ગયા હતા

ભાવનગરના પાલીતાણા ધોળા તથા ઉમરાળા પંથકમાં બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ શરુ થયો હતો જ્યારે ગીર જંગલમાં અવિરત વરસાદને પગલે નદી નાળા છલકાઇ ગયા છે અને નાની નાની ટેકરીઓ ઉપરથી ઝરણાં વહેલા લાગ્યા છે બોટાદ ગઢડા સાર્ળંગપુર અને બરવાળામાં પણ વરસાદ પડ્યો હતો તો પોરબંદર અને બરડા પંથકમાં આશરે ત્રણ ઇંચ પાણી પડ્યું છે માંગરોળ તથા ચોરવાડની દરિયાઇ પટ્ટીમાં હળવા ભારે ઝાપટાં દિવસભર ચાલુ રહ્યાં છે સાબરકાંઠામાં પોશીના તથા પોલોના જંગલમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે જામનગર પંથકમાં જામજોધપુર જોડીયા તથા કાલાવાડમાં એક ઇંચથી વધુ વરસાદ ખાબકતાં ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે

બનાસકાંઠામાં પાલનપૂર અમીરગઢ તથા દાંતામાં ધોધમાર વરસાદ નોંધાયો છે ગઈકાલે સાંજથી અમદાવાદનાં અનેક વિસ્તારોમાં વરસાદ થયો હતો અમદાવાદમાં સરેરાશ બે ઇંચ જેટલો વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના તથા ચક્કાજામના દેશ્યો સર્જાયા હતા

સુરેન્દ્રનગર જિલ્લામાં ઉપરવાસમાં વરસાદના પગલે જિલ્લાના ચાર ડેમ ઓવરફલો થયા છે

જેના પગલે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે

પત્રકારોને આ માહિતી આપતા ભાજપના પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડ્યાએ જણાવ્યું કે ગુજરાતના દરેક જિલ્લામાં એક દેશ એક સંવિધનના વિચાર સાથે રાષ્ટ્રીય એકતા અભિયાન હાથ ધરાશે આ અંગે આજે ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે ગુજરાત મહારાષ્ટ્ર ગોવા દીવ દમણ અને દાદરા નગર હવેલી એમ પાંચ રાજ્યોનો સંયુક્ત વર્કશોપ યોજાશે જેમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટીયા માર્ગદર્શન આપશે ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય નડિયાદ ખાતે ગઈકાલે ખેડા જિલ્લા સંરચના કાર્યશાળા યોજાઈ હતી

શ્રી વાઘાણીએ સૌ કલાકારો અને રમતવીરોને ખેસ પહેરાવી વિધિવત રીતે ભાજપમાં આવકાર્યા હતા આજે શિક્ષક દિન છે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસે નિમિત્તે તેમની યાદમાં તથા શિક્ષકો માનમાં આજનો દિવસ શિક્ષક દિન તરીકે ઉજવાય છે આજે રાજ્ય પણ કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત કરાશે રાજ્યકક્ષાનો શિક્ષક દિન કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાશે

બે એવોર્ડ ખાસશિક્ષક કેટેગરીમાં અપાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે મન ની મોકળાશ કાર્યક્રમ અંતર્ગત શિક્ષકો સાથે શિક્ષણ વિષયક વાતચીત કરશે નવસારી જિલ્લાના ભાગડ ગણદેવી સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય આનંદભાઈ ખલાસીનું રાષ્ટ્રપતિના હસ્તે સન્માન થશે

દશ વર્ષથી આનંદભાઈ સરકારી પ્રાથમિક શાળામાં જ ફરજ બજાવે છે આજે આ શાળાની વિવિધ પ્રવૃત્તિઓના કારણે તેની ગુજરાતની શ્રેષ્ઠ શાળાઓમાં ગણના થાય છે ભાગડ શાળાની વાત કરીએ તો તેની ગણિત વિજ્ઞાન પ્રદર્શનની કૃતિઓ નવ વખત રાજ્યકક્ષાએ પસંદગી પામી છે જ્યારે ચાર વખત રાષ્ટ્રીય કક્ષાએ ક્રતિઓ પસંદગી પામી હતી રાજ્યનું સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળાનું દબદબાભેર પ્રારંભ થયો છે